પાકિસ્તાને ભારતીય પાઇલોટ અભિનંદ વર્ઘમાનને આવતીકાલે પરત સોંપેવાનો નિર્ણય કર્યો છે

વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે કે ગઇકાલે પાકિસ્તાન દ્વારા કોઇપણ ઉશ્કેરણી વગર આક્રમણ કરવાની સાથે ભારતના એર સ્પેસનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેની સામે પાકિસ્તાનના નવી દિલ્હી ખાતેના કાર્યકારી ઉચ્ચાયુક્તને બોલાવીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો નિવેદનમાં જણાવ્યું છે કે ભારતના પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો ઉપરના હુમલાના જવાબમાં પાકિસ્તાન દ્વારા ભારતીય હવાઇ સીમાનું ઉલ્લંઘન કરીને મીલટરી ટાર્ગેટને નિશાન બતાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત તેની સામે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાર્વભૌમત્વ અને સરહદની સુરક્ષાનો પોતાનો અધિકાર અબાધિત રાખ્યો છે દરમિયાન ગઇકાલના પાકિસ્તાનના હવાઇ આક્રમણને નિષ્ફળ બતાવવાના પ્રયાસમાં અંકુશ રેખાની પેલે પાર તૂટી પડેલા ભારતીય એર ક્રાફટના પાઇલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ઘમાનને આવતીકાલે ભારતને પરત સોંપવામાં આવે તેવી શક્યતા છે પાઇલોટ અભિનંદનને કોઇપણ શરતો વગર સુરક્ષિત અને ત્વરિત પાછો સોંપવાના ભારત સરકારના દબાણ બાદ પાકિસ્તાન સરકાર દ્વારા આવતીકાલે પાઇલોટ અભિનંદનને પરત સોંપવાનો નિર્ણય કરાયો છે દરમિયાન સુરતમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું કે પાઇલોટ અભિનંદનને મુક્ત કરવાના સમાચારથી દેશભરમાં ખુશીની લાગણી છવાઇ છે

આવતીકાલે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદનું અધ્યક્ષપદ મેળવ્યા બાદ મસુદ અઝહર ઉપર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત રજુ કરવાનો નિર્ણય લીધો છે આ સૂચિત પ્રતિબંધ બાદ તેની વિદેશ યાત્રા ઉપર પ્રતિબંધ આવશે તથા અસ્કયામતો ફીઝ કરાશે સલામતી પરિષદ પાસે ત્રણ સભ્ય દેશોએ રજુ કરેલી નવી દરખાસ્ત ઉપર વિચારણા કરવા માટે દસ દિવસ રહેશે

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગરીબ તવંગર કે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના સમાજના બધા જ વર્ગોના આર્થિક અને સામાજીક ઉત્કર્ષની નેમ રાખી છે શ્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ તથા ડૉક્ટર આંબેક્ટર અંત્યોદય વિકાસ નિગમના સાડાચાર હજાર લાભાર્થીઓને ઓન લાઇન પધ્ધતિથી તેમને મળવાપાત્ર સહાય તેમના બેંક ખાતાઓમાં જમા કરાવી હતી મુખ્યમંત્રીએ સમાજના વંચિતો ગરીબો માટે સરકારે શરૂ કરેલી આયુષ્માન ભારત ઉજ્જવલા યોજના વગેરે લોકોપયોગી યોજનાઓની વિગતો આપી હતી

તેમણે વચેટીયાના દ્રષણને દૂર કરવા રાજ્ય સરકારે અપનાવેલી ઓનલાઇન પધ્ધતિથી સહાય બેંક ખાતામાં આપવાની પધ્ધતિની જાણકારી આપી હતી

આ સંવાદ કાર્યક્રમમાં બોલતાં શ્રી મોદીએ જણાવ્યું છે કે દેશનો દુશ્મન આપણો વિકાસ અટકાવવા માટે આતંકવાદી હુમલાઓ કરાવે છે ત્યારે બધા જ નાગરિકોએ એક જૂથ થઇને તેમના કાવતરાને નિષ્ફળ બનાવવું પડશે તેમણે ઉમેર્યું કે દેશના નાગરીકોને સલામતી દળોમાં પૂર્ણ વિશ્વાસ છે સમગ્ર દેશ તેમની સાથે છે અને વિશ્વ સમુદાયે ભારતની ઇચ્છાશક્તિને જોઇ છે આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે આ ચૂંટણી લોકોની આશા આકાંક્ષાઓ સંતોષવા માટેની હશે

આ અંતર્ગત પાણી પુરવઠાના કામો માટે રૂ

આ માળખાકીય કામો અંતર્ગત ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફાયરબ્રિગેડ સ્ટેશન માટે રૂ

નર્મદા જિલ્લાના નાયબ કલેક્ટર જનમ ઠાકોરે કલેક્ટર શ્રી નિનાનાવતી એવોર્ડ સ્વીકારયો હતો ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના પૂર્વ કલેક્ટર આર

આ તૈયારીઓના ભાગરૂપે શિક્ષણંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધ્યક્ષ શ્રી એ

શાહે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાઓના કલેક્ટર્સ તથા ડી પી ઓ વગેરે સાથે સંવાદ સાધી પરીક્ષાઓની તૈયારી અંગેની વિગતવાર માહિતી મેળવી હતી

પરીક્ષાના સંચાલન માટે એસ એસ સી

માટે પદ્ ઝોનની રચના કરાઇ છે

સી

મરીન પોલીસની ત્રણ સ્પીડ બોટો દરિયાના સઘન પેટ્રોલીંગ કરી રહી છે તટરક્ષક દળો દ્વારા માછીમારી માટે ગયેલી બોટો તે પરત લાવવાની સૂચના અપાઇ છે

હજી મોટી સંખ્યામાં બોટ પરત ફરવાની બાકી છે આવતીકાલ સુધીમાં તમામ બોટ પરત ફરશે મરીન પોલીસ દ્વારા પરત આવી રહેલી તમામ માછીમારી બોટનું સઘન ચેકીંગ કરાઇ રહ્યું છે

જાણીતા મૌલિક વિજ્ઞાની સી

રમણ દ્વારા રમણ અસર અંગે કારાયેલા સંશોધનની યાદરૂપે આજે વિજ્ઞાન દિવસ ઉજવાય છે જામનગર ખાતે આજે વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું